રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ કોઈ નીતિગત દસ્તાવેજ નહીં પરંતુ નાગરિકો યુવાનોની આકાંક્ષા પૂર્ણ કરવાનો અને ભારત દેશને શિક્ષણ ક્ષેત્રેવૈશ્વિક કેન્દ્ર બનાવવાનો ભગીરથ પ્રયાસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિના ઘડતર માટે બે લાખથી વધુ લોકોના મંતવ્યો ધ્યાને લેવામાં આવ્યાં છે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 ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા આ કાર્યક્રમમાં ગાંધીનગરથી ઓનલાઈન જોડાયા હતા

કોરોના સામેનું યુદ્ધ જીતવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યુંહોવાનો આત્મવિસવાસ તેમણે વ્યક્ત કર્યો છે

આ ઉપરાંત જે લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે તેવા કોરોના વિનર્સનું પણ સન્માન કરવામાં આવશે

ગાંધીનગરમાં સચિવાલય સંકૂલ માં કર્મચારીઓના રેપિડ કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે

અણુવિદ્યુત ઉત્પાદનની અનિવાર્ય સેવા સાથે સીધો સંબંધ નથી તેવા તમામ ખાતાના કર્મચારીને સેલ્ફ લોકડાઉનમાં આવરી લેવાયા છે અને ઘેરથી કામ કરવા કહેવાયું છે જેથી કોરોના સંક્રમણ ઘટાડી શકાય

પાટીલની ઉપસ્થિતમાં આવતીકાલે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાશે પ્રદેશ મીડિયા સેલની એક યાદી અનુસાર પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડો ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ મહામંત્રીશ્રી કે

પટેલ ઉપસ્થિત રહી પ્રદેશ યુવા મોરચાના હોદ્દેદારોને માર્ગદર્શન આપશે શ્રી સી

પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ બાદ તેમની વિશેષ ઉપસ્થિતમાં યુવા મોરચાની આ પ્રથમ બેઠક યોજાઈ રહી છે આ બેઠકમાં રાષ્ટ્રીય યુવા મોરચાના કારોબારી સભ્યો પ્રદેશ યુવા મોરચાની ટીમ યુવા મોરચાના ઝોન પ્રભારી સહ પ્રભારીજીલ્લા પ્રભારી તેમજ જીલ્લાના પ્રમુખો ઉપસ્થિત રહેશે

મેટ્રો સ્ટાફ દ્વારા દરેક પ્રવાસીનું થર્મલ ચેકિંગ કરાય છે અને દરેકને કોરોના સામે સચેત રહેવાની સલાહ અપાય છે સ્ટેશન ઉપર ક્વોરન્ટાઇન રૂમ પણઊભા કરાયા છે જેથી શંકાસ્પદ લગતી વ્યક્તિને ત્યાં રાખી તબીબી ટીમને વધુ ચકાસણી માટેબોલાવી શકાય

ત્રણ વિશાળ ડાયનોસોર સાથેનું ગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેની સામે પેટ એનિમલ પાર્ક પણ ઊભું કરાયું છે લોકડાઉનને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની સાથે ઉભું કરાયેલ જંગલ સફારી પાર્ક છેલ્લા માર્ચ મહિનાથી બંધ છે છેલ્લા પાંચ મહિના લોકડાઉનમાં વનવિભાગ દ્વારા પ્રવાસીઓ માટે નવા આકર્ષણો ઉભા કરાયા છે જેમાં એક ડાયનોસોર પાર્ક અને બીજું પેટ એનિમલ પાર્કનો પણ સમાવેશ થાય છે બારસોથી વધુ પક્ષીઓ અને વન્યપ્રાણીઓ સફારી પાર્કમાં લવાયા છે તો લગભગ પાંચ કલાક સુધી ફરી શકાય એવા આકર્ષણ રૂપ જંગલ સફારી પ્રવાસીઓ માટે અનેરૂ આકર્ષણ કેન્દ્ર બની રહેશે

ડી એ સી ડોટઈન વેબ સાઇટ ઉપર આવતીકાલથી દસમી સપ્ટેમ્બર સુધી પોતાનું પ્રી રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે આ વેબ સાઇટ ઉપર જગ્યાની લાયકાત ઉંમર વગેરે પણ જોઇ શકાશે જે ઉમેદવારોએ પોતાનું રજિસ્ટ્રેશન ઓનલાઇન વેબ સાઇટ પર કરેલ હશે તે જ ઉમેદવારને ભરતી મેળામાં પ્રવેશ અપાશે